આ અંગે સુત્રો પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર કરછમાં કોરોના વાયરસ પગલે છેલ્લા એકાદ બે મફિના આગાઉ ચીનથી આવ્યા હોય તેવા લોકોની યાદી આરોગ્ય વિભાગ દ્વારા તૈયાર કરવામાં આવી રહી છે અને આ પ્રવાસીઓનાં ઘરે ઘરે જઈ તપાસ કરવામાં આવશે

અને અત્યાર સુધીની તેપાસમાં કોઈ પ્રવાસીમાં કોરોના વાયરસનાં શંકાસ્પદ લક્ષણ જણાવ્યા નથી તેમણે વધુમાં જણાવ્યું ફતું કે ફવે કોઈ કરછના લોકો ચીન થી આવ છે તો તેને અંમદાવાદ જ રીફર કરવામાં આવશે ત્યાંથી સારવાર અને સ્કીનીંગ કરાયા બાદ જ તેને કરછ લઇ આવવામાં આવશે આસુતોષ અંતાણી તબીબી નિષ્ણાંતોએ જણાવ્યું છે કે નિયમિત રીતે હાથ ધોવા તેમજ ખાંસી આવે તો રૂમાલ અથવા ટીસ્યુ પેપરના ઉપયોગ જેવા ઘણા સાવચેતીના પગલા લેવાથી કોરોના વાયરસને ફેલાતો અટકાવી શકાય છે દિલ્હી ખાતેની એઇમ્સ સંસ્થાના પ્રોફેસર રણદિપ ગુલેરીયાએ આકાશવાણી સમાચાર સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે લોકોએ ખાસ કરીને ચીનથી પાછા ફરેલા લોકોએ આ બાબતોનું ધ્યાન રાખવું જરૂરી છે શ્રી બુલેરીયાએ કહ્યું કે વરિષ્ટ નાગરિકો બાળકો અને હ્રદય અને ફેફસાંની બિમારીથી પીડાતા લોકોએ શરદી અને ખાંસીની તકલીફવાળા દર્દીઓથી અંતર રાખવું જોઇએ કા રણ કે કોરોનાથી અસરગ્રસ્ત વ્યક્તિ જ્યારે ખાંસી ખાય છે ત્યારે બહાર ફેંકાચેલા છીંટાની સાથે વાયરસ પણ બહાર ફેંકાય છે અને આવી વ્યક્તિની નજીક ઉભી રહેલ વ્યક્તિમાં શ્વાસ દ્વારા આ વાયરસ તેના શરીરમાં પ્રવેશી શકે છે આથી જ દરેક વ્યક્તિએ સાવચેતી રાખવી જોઈએ કરછ નમદા વ કરછને ફાળવાયેલા નર્મદાના નિયમિત પાણી અંગેના કરછ બ્રાંચ કેનાલનાં કામો ચાલુ વર્ષના અંત સુધીમાં પુરા કરવા કરેછ નર્મદા જળ અંભિયાન સમિતિએ માંગણી કરી છે ગઈકાલે ભુજમાં મળેલી સંસ્થાના હોદેદારો વેપારી આગેવાનો સામાજિક અગ્રણીઓસંતો અને પ્રબુદ્ધ નાગરિકોની બેઠકમાં આ અંગે ઠરાવો પસાર કરાયા ફતા

બેઠકમાં ફાજર રહેલા સાસંદ વિનોદ ચાવડાએ સહિયારા પ્રયાસ કરવા અને રજૂઆત કરવા ખાતરી આપી હતી માવજી જાટીયાએ બેઠકનું પ્રયોજન સમજાયું હતું

આ અંગે જીલ્લા પુરવઠા અધિકારી રીના ચૌધરીએ જણાવ્યું હતું કે એક વર્ષ કરતા વધુ સમય થી જે એનએફએસએ કાર્ડ સાયલન્ટ છે તેની તપાસ ચાલી રફી છે તેમણે વધુમાં જણાવ્યું હતું કે જે અરજદાર દ્વારા રજૂઆત કરવામાં આવશે

જામનગર આતરરાષ્ટ્રીય ડીગ જામનગર ખાતે સૌરાષ્ટ્ર અને કચ્છ નો સૌપ્રથમ વખત આંતરરાષ્ટ્રીય કક્ષાનો ડોગ ચેમ્પિયન શિપ અને ડોગ શો યોજાથો હતો